ગઇકાલ દેશભરના માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદકો અને મુખ્ય ઉદ્યોગકર્તાઓ સાથે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરતાં પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કેઘણાં નાગરિકોને સમાજ માટે કામ કરવાની અને સકારાત્મક ફેરફારો લાવવાની ઇચ્છા હોય છે

કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ નિર્ણયથી દેશભરની એક કરોડ મહિલા આરોગ્ય કાર્યકરોને લાભ થશે એવી જ રીતે સમિતિએ મત્સ્યોદ્યોગ અને એક્વાકલ્ચર માળખાકિય વિકાસ ભંડોળ માટે સાડા સાત હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની મંજૂરી આપી છે

આશુતોષ અંતાણી રાજ્ય સરકાર નવા પેટ્રોલ પંપ રાજ્ય સરકારે નવા પેટ્રોલ પંપ શરુ કરવા ઈચ્છતા ડીલર્સનેપેટ્રોલ અને ડીઝલની ખરીદી કે વેચાણ માટે પરવાનામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે એવી જ રીતે રાજ્યમાં હાલ કાર્યરત પેટ્રોલ પંપ ધારકોએ પણ તેમના વર્તમાન પરવાનાની મુદ્દત પૂરી થયા બાદ તેને રિન્યુ કરવાનો રહેશે નહીં

જો કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પેટ્રોલ અને ડીઝલ પુરુ પાડવા માટે પંપ ધારકોએ તેલ કંપનીઓની વેચાણને લગતી માર્ગદર્શક રુપરેખા તથા આ અંગેની સમજૂતીનું પાલન કરવાનું રહેશે

જી દ્વારા બન્ને સમાજના અગ્રણિઓ સાથે પરામર્શ અને સમજાવટને કારણે મૂતકોના અંતિમ સંસ્કારની વિધિ પુર્ણ થઇ છે અને કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થાના એડી

જી પી

મુન્દ્રા અને અંજારમાં એક એક એસ આર પી ની કંપની તૈનાત કરાઇ છે ઉપરાંત ગાંધીધામ અને ભચાઉ ખાતે ડી વાય એસ પી